પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વેપાર અને જોડાણ માટે આસિયાન દેશોના નેતાઓ સાથે બેઠક યોજી રાજધાની દિલ્કીમાં હવાનું પ્રદુષણ વધુ તીવ્ર બન્યું

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિદ્યાર્થીઓને ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા આરોગ્ય અને શિક્ષણ માટે કામ કરવા અનુરોધ કર્યો હોકીમાં ભારતીય પુરૂષ અને મહિલા ટીમ ટોકથો ઓલિમ્પિક માટે પસંદ ઠરી છે

વિમાનસેવા ઉપરાંત થાઇલેન્ડના રનોંગ બંદરને કોલકત્તાચેન્નાઇ તથા વિશાખાપદ્દનમ સાથે જોડવા માટેના કરારને આખરી ઓપ અપાયો છે પ્રધાનમંત્રીએ મ્યાનમ્યારના રાજ્યપ્રતિનિધી ઓંગ સાં સુ કી સાથે પણ દ્વિપક્ષી બેઠક કરી હતી વિદેશમંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે ટ્વીટર ઉપર જણાવ્યું કે બંન્ને વચ્ચે રચનાત્મક બેઠક રહી હતી અને ક્ષમતાબધ્ધના જોડાણ અને લોકસંપર્ક વધારવા જેવી બાબતોમાં સહકાર માટે સંમત થયા હતા

શ્રી મોદીએ કહ્યું હતું ભારત અત્યારે મૂડીરોકાણ માટે વિશ્વના સૌથી માનીતાં અર્થતંત્રોમાનું એક છે તેમણે જણાવ્યું હતું કે ભારત હાલ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે અને તેણે ચીલાયાલુ તથા અમલદારશાહી પધ્ધતિએ કામ કરવાનું બંધ કરી દીધું છે આજે બેંગકોકમાં આદિત્ય બિરલા જૂથની સુવર્ણજયંતિ સમારોહમાં બોલતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કરવેરાના ક્ષેત્રે ભારતે નોંધપાત્ર કામ કર્યું છે અને હાલ ભારતમાં સૌથી વધુ અનુકુળ કરવેરા વ્યવસ્થા છે આજના ભારતમાં મહેનતકશ કરદાતાના થોગદાનને પ્રોત્સાહિત કરાય છે શ્રી મોદીએ ઉમેર્યું કે તેમની સરકારે કરદાતાને રૂબરુ જવું જ ન પડે તેવી કરઆકરણી શરુ કરી છે અને હવે સ્વનિર્ણય કે હેરાનગતિને કોઇ અવકાશ નથી વિશ્વબેંકના અહેવાલ મુજબ છેલ્લાં પાંચ વર્ષમાં ધંધા વ્યવસાયની સરળતામાં ભારતે ઘણો સુધારો કર્યો છે ભારત હવે પાંચ દ્વિલીયન ડોલરનું અર્થતંત્ર બનવાનું સપનું સાકાર કરવા જઇ રહ્યું છે

આ કાર્યક્રમમાં બોલતાં આદિત્ય બિરલા જૂથના અધ્યક્ષ કુમાર મંગલમ બિરલાએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ વિશ્વમાં ભારતનો દરજ્જો વધાર્યો છે અને દેશમાં કેટલીયે કલ્યાણ યોજનાઓ શરુ કરી છે

હવામાન વિભાગના મહાનિથામકે આકાશવાણીને જણાવ્યું કે વરસાદ થતાં વધુ ગાઢ ધુમ્મસ છવાયું છે દરમિયાન દિલ્હી સરકારે આવતીકાલથી એકી બેકી પધ્ધતિનો અમલ શરૂ કર્યો છે આમ વાહનોની નંબર પ્લેટના આધારે ટ્રાફીક ઓછો થાથ તે પ્રદૃષણ ઘટાડવાનો હેતુ છે

ભાજપ નેતા સુધીર મુંગતીવારે આશા દર્શાવી છે કે દસમી નવેમ્બર પહેલાં સરકાર રયાશે અકોલામાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત ખરાબ છે ત્યારે ઝડપથી સરકાર રયાય તે જરૂરી છે તેમણે કહ્યું કે કાર્યકારી સરકાર નિર્ણયો માટે મર્યાદિત કામ કરી શકે છે અને ટૂંકમાં જ સરકાર રચાશે શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું કે શિવસેના ભાજપ સાથે મુખ્યમંત્રી પદ માટે જ વાતયીત કરશે દરમિથાન એન ડી એ ને અન્ય પણ રીપબ્લીકન પાર્ટીના નેતા અને કેન્દ્રીથમંત્રી રામદાસ આઠવલે ગઇકાલે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મબ્યા હતા

સી પી નેતા શરદ પવાર આવતીકાલે નવી દિલ્ફીમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળવાના છે

રાજથપાલ તથાગત રોથે તેમને હવાઇદળના હેલીપેડ પર આવકાર્યા હતા આ પ્રસંગે ભૂમીદળ અને હવાઇદળ ધ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યં હતું રાષ્ટ્રપતિ તરીકે તેઓ પ્રથમવાર મેઘાલથની મુલાકાતે છે તેઓ નોર્થ ઇસ્ટર્ન ફીલ યુનિવર્સીટીના પદવીદાન સમારોહમાં આવતીકાલે હાજર રહેશે કુલપતિએ આકાશવાણીને જણાવ્યું કે રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરશે તથા દીક્ષાંત પ્રવયન આપશે શંકરદથાળ શર્મા એવોર્ડ વનસ્પતિ વિભાગની વિદ્યાર્થીની તાબા યહીને એનાયત કરશે આ પ્રસંગે દીવ્યાંગો માટે સેવા આપનાર ગુજરાતના દીવ્યાંગ સામાજિક કાર્યકર કનુભાઇ હસમુખભાઇ ટેલરનું માનદ ડી લીટ પદવીથી રાષ્ટ્રપતિ સન્માન કરશે